પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

અનિલ મુકીમે ગાંધીનગરમાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી રાહત કમિશ્નર ડૉ

તેમણે ઉમેર્યું કે સ્માર્ટ ફોન વીડીયો કોન્ફરન્સીંગ ઇ કોમર્સ અને કલાઉડ ઓપરેશન જેવી ડીજીટલ ટેકનોલોજીના કારણે આજે કોરોના રોગચાળા વચ્ચે પણ લોકો ઘરમાં જ રહીને પોતાનું કામ કરી શકે છે તે જ રીતે દવાઓની બાબતમાં પણ ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવી રહી છે ટેકનોલોજીની મદદથી પરીક્ષણની વધુ સારી રીતો વિકસાવાઇ રહી છે અને અસરકારક રસી તૈયાર કરવામાં મદદ મળી રહી છે